ગઈકાલે ઇટાલીના પ્રધાનમંત્રી ગુસુપે કોન્ટે સાથે વિડિયો કોન્ફરન્સ માધ્યમથી વાતચીત કરતાં શ્રી મોદીએ આ મુજબ જણાવ્યું હતું કોવિડ સામે ઇટાલીએ ઝડપથી કરેલી કાર્યવાહીને પ્રધાનમંત્રીએ બીરદાવી હતી ઇટાલીના એ અનુભવોએ બીજા દેશોને પ્રેરણા અને માર્ગદર્શન આપ્યા છે શ્રી મોદીએ ભારત પણ ઇટાલી સાથેના સંબંધો મજબૂત કરવા પ્રતિબધ્ધ હોવાનું જણાવ્યું હતું

આ બેઠકમાં દ્વિપક્ષીય પ્રાદેશિક તથા આંતરરાષ્ટ્રીય બાબતો અંગે ચર્ચા થઈ હતી જોકે બંને દેશો વચ્ચેના આર્થિક સંબંધો ચર્ચાના કેન્દ્રમાં રહ્યા હતા

ડી

ટેક માસ્ટર્સ ઓફ ડિઝાઇન એમ બી

અને બી ટેકના બે હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાશે આ પદવીદાન સમારોહ હાઇબ્રીડ મોડમાં યોજાશે જેમાં સંસ્થા ખાતે મર્યાદિત લોકો ઉપસ્થિત રહેશે અને વિદ્યાર્થીઓ તેમના માતા પિતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને આમંત્રિત મહેમાનો માટે ઓનલાઇન વેબકાસ્ટ યોજાશે

વાલ્મિકીનગર સંસદીય મત વિસ્તારની પેટાયૂંટણી માટે પણ મતદાન યોજાઈ રહ્યું છે આ લોકસભા બેઠક પર સાત ઉમેદવાર મેદાનમાં છે મતદાન આજે સવારે સાત વાગ્યાથી શરૂ થયું છે અને સાંજે છ વાગ્યા સુધી ચાલશે

વાલ્મિકીનગર રામનગર સિમરી બખ્તિયારપુર અને મહિશી જેવી નક્સલ પ્રભાવિત બેઠકો પર મતદાન સાંજે ચાર વાગ્યા સુધી જ થશે

ચેન્નઈ નજીક દક્ષિણી આંધ્રપ્રદેશના શ્રી હરિકોટા ખાતે આવેલા સતીષ ધવન અંતરીક્ષ કેન્દ્રના પ્રથમ પ્રક્ષેપણ સ્થળ પરથી તેને બપોરે ત્રણ વાગીને બે મીનિટે પ્રક્ષેપિત કરવામાં આવશે

રાજ્ય સરકારના આ નિર્ણયનો લાભ પાંચ લાખથી વધુ કર્મચારીઓ અને સાડા ચાર લાખથી વધુ પેન્શનરોને થશે

આ રકમ કર્મયારીઓના બેન્ક ખાતાઓમાં જમા કરાશે

એટલું જ નહીં પણ અત્યાર સુધીના રાષ્ટ્ર પ્રમુખો અને વહીવટીતંત્રના કાર્યકાળમાં આ સંબંધો ઉત્તરોત્તર મજબૂત બની રહ્યા છે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીની ભારત અમેરિકાના સંબંધ ઉપર થનારી અસર અંગેના પ્રતિભાવમાં આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે સંરક્ષણ વેપાર અને મૂડીરોકાણથી લઈ ભારત અને અમેરિકાના દ્વિપક્ષીય સંબંદો નાગરિકોના સંપર્ક સુધી વિસ્તર્યા છે અને તે હજી મજબૂત બની રહ્યા છે

ભારતે પાકિસ્તાનની દિલ્હી ખાતેની હાઇકમિશનની કચેરીના અધિકારીને બોલાવીને વિરોધ નોંધાવ્યો છે ભારતે જણાવ્યું છે કે પાકિસ્તાનનો આ નિર્ણય શીખોની ધાર્મિક ભાવનાને આધાત પહોંચાડનારો છે અને પાકિસ્તાને જાતે જ લીધેલા આ નિર્ણયને બદલવો જોઈએ

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે જણાવ્યું છે કે વંદે ભારત મીશનના આઠમા તબક્કામાં સવા બે લાખથી વધુ ભારતીયો સ્વદેશ પાછા ફરશે તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં આશરે બાવીસ લાખથી વધુ ભારતીય વિવિધ માર્ગે સ્વદેશ પાછા ફર્યા છે

ભારતીય રીઝર્વ બેન્કના આંકડાઓ અનુસાર વિદેશી ચલણ સંપત્તિમાં વધારાને કારણે અનામત ભંડોળમાં આ વધારો થયો છે

આંતરરાષ્ટ્રીય નાણાંકીય ભંડોળ સાથે દેશમાં વિદેશી હંડિયામણની સ્થિતિમાં પણ બે કરોડ અમેરિકી ડોલરનો ઘટાડો થયો છે

તેમણે કહ્યું કે વાયુ પ્રદૂષણનો સામનો કરવા તમામ શક્ય તકનીકી સાધનોના ઉપયોગ કરાશે શ્રી જાવડેકરે કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા રચાયેલા ગુણવત્તા વ્યવસ્થાપન પંચની અધ્યક્ષતા શ્રી એમ

આ માર્ગદર્શિકા મુજબ કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયનાં વિસ્તારોમાં આવેલી કોલેજો અને યુનિવર્સિટીઓ જેતે રાજ્ય સરકારે સાથે મસલત કર્યા બાદ તબક્કાવાર શરૂ કરી શકાશે